રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે રાજય તથા જિલ્લા વહીવટીતંત્રએ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે તેમણે વિદ્યાર્થીને નિશ્ચિત થઇ પરીક્ષા આપવા જણાવ્યું છે

સી

વી કેમેરાથી સજજ કરાયા છે ગુજરાત બોર્ડની સાથે સી બી એસ

બોર્ડની પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે એક સત્તાવાર યાદી અનુસાર સી બી એસ ઈ

પરંતુ મુખ્ય વિષયો ની પરીક્ષા આજથી શરુ થાય છે

બી એસ

કરછ જીલ્લામાં સવેદનશીલ તેમજ અતિ સવેદનશીલ પરીક્ષા કેન્દ્રો માટે વિજીલન્સ ની ખાસ વ્યવસ્થા ગોઠવવા માં આવી છે પરીક્ષા ને લગતી મુજવણ કે અન્ય પશ્નો ની માફિતી માટે આજથી જિલા શિક્ષણ અધિકારી ની કચેરી માં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે ઉપરાંત વિદ્યાર્થી ઓ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે

લોકાર્પણ કાર્યક્રમ અંતગત મુખ્ય મંત્રી શ્રી વિડીયો કોન્ફરન્સ નાં માધ્યમ થી ભુજ ખાતે આયોજીત કાર્યક્રમ માં ભાગ લીધો હતો અને લાભાર્થી ભુજ તાલુકાના ઝુરા ગામ નાં અરજણ સુમાર મારવાડા નાં પ્રતિભાવો સાભબ્યાહતા પ્રધાનમંત્રી આવાસ ચોજના ફેઠણ નાં લાભાર્થી ઓ તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું આ યોજના ફેઠણ અમને પાકા મકાન બાંધવા માટે સરકારે સહાથ કરી છે જે અમારા જીવનધીરણ ને સુધારવા માટે ખુબ જ ઉપયોગી થયું છે

આસતોષ અંતાણી ભુજ સ્વાસ્થ્ય મેળા લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા પહોચાડવા આરોગ્ય અંગેની જાણકારી આપવા તેમજ ગુણવતા ભાર રોગનિયત્રણ સફીત ની સેવા પફોચડવા આજે જિલા મથક ભુજ ખાતેના વ્યાયમશાળા મેદાન ખાતે સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કરછ મોરબીસાસંદ શ્રી વિનોદ ચાવડા આ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્વાટન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દરેક ચ્રોજના અતર્ગત રાષ્ટ્રને સંબોધન કરશે